કોવીડ રોગયાળાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મતદાન મથકમાં વધુમાં વધુ

આસામ કેરળ તમિળનાડુ પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પૂડુચ્ચેરીમાં તેનો અમલ કરાશે અને પરિણામે મતદાન કેન્દ્રોની સંખ્યામાં મોટો ફેરફાર થશે

યુંટણી પંચે સંબંધિત મુખ્ય યૂંટણી અધિકારીઓને વિગતવાર સૂયનાઓ આપી છે કે દરેક પોલિંગ સ્ટેશન પર ન્યૂનતમ સુવિધાઓ જેવી કે પીવાનું પાણી છાંયો આપતો શેડ શૌચાલય લાઇટિંગ માટેની પૂરતી વ્યવસ્થા જેવી બાબતોની ખાતરીકરવામાં આવે મતદાન કર્મયારીઓ અથવા પેરામેડિકલ સ્ટાફ અથવા આશા વર્કર દ્વારા મતદારોનું થર્મલ ચેકિંગ કરવામાં આવશે જો કોઈ દર્દીને તાવ જણાશે તો તે મતદારને ટોકન આપવામાં આવશે અને મતદાનના અંતના સમયે મતદાન માટે આવવાનું કહેવામાં આવશે

આ બિલનો ઉદ્દેશ ફૂડ ટેકનોલોજી ઉદ્યમવૃત્તિ અને મેનેજમેન્ટની કેટલીક સંસ્થાઓને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ જાહેર કરવાનો છે આ સંસ્થાઓમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ કુંડલી અને ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ફ્રડપ્રોસેસિંગ ટેક્નોલોજી તાન્જાવુર છે બિલ આ સંસ્થાઓને અન્ન વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં માહિતી સંશોધન અને જ્ઞાન પ્રદાન કરવાની બાબતમાં સુવિધા આપે છે બિલમાં સંસ્થાઓના મુખ્ય કારોબારી મંડળ અને પ્રવૃત્તિઓના સંકલન કરવા અને કામગીરી સુધારણા માટે ક્રિયા પ્રતિક્રિયાને સરળ બનાવવા માટે એક પરિષદ તરીકે કાર્ય કરશે બિલ પર ટ્રંકીચર્ચાના જવાબમાં કૃષિ અને અન્ન પ્રક્રિયા મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે બંને સંસ્થાઓ વિદ્યાર્થીઓને ક્રડ પ્રોસેસિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે આકર્ષિત કરશે તેનાથી રોજગારની તકો અને નિકાસને પણ વેગ મળશે તેમણે કહ્યું કે બંને સંસ્થાઓમાં પણ અનામત નીતિ અપનાવવામાં આવશે આ અગાઉ ચર્ચા શરૂ કરતાં કોંગ્રેસના ડોક્ટર હનુમંતૈયાહે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના પ્રશ્નો ઉઠાવ્યા હતા અને બંને સંસ્થાઓની કાઉન્સિલમાં સંસદ સભ્યોને સ્થાન આપવા રજૂઆત કરી હતી ભાજપના અશોક બાજપાઇએ કહ્યું કે આ પગલું રોજગારીની તક પૂરી પાડશે અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે પરિવર્તન લાવશે

આ ઉપરાંત સરકારે એક લાખથી વધુ વિદેશી પાસપોર્ટ ધારકોને પોતાના દેશમાં પાછા ફરવાની સુવિધા પણ આપી હતી ડોકટર જયશંકરે કહ્યું કે અન્ય દેશોની સરકારોના સહકાર વિના સ્વદેશ પાછા લાવવાનું શક્ય ન હોત સરકારે હવે ભારતીયોને તેમના સામાન્ય કામના સ્થળોએ પાછા જવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે

તેમણે એમ પણ કહ્યું કે અખાતના દેશોમાં વિશેષધ્યાન કેન્દ્રિત કરીને ભારતીય નાગરિકોના રોજગારપ્રત્યે સહાનુભૂતિ પૂર્વક જોવા તાકીદ કરી છે સરકાર ભારતીય નાગરિકોને વળતર ફરીથી રોજગારી જેવા મુદ્દાઓ પર પણ કામ કરી રહી છે

ગંગા અને ભારતીય સંસ્કૃતિ એક બીજાના પૂરક છે રાષ્ટ્રપતિ ત્રણ દિવસની ઉત્તરપ્રદેશની મુલાકાતે છે અને વારાણસીમાં જાગરણ ફોરમ દ્વારા આયોજિત કાર્યક્રમ ગંગા પર્યાવરણ અને ભારતી યસંસ્કૃતિ પરના એક કાર્યક્રમના ઉદ્વાટન પ્રસંગે રાષ્ટ્રપતિએ ગંગા નદીની સ્વચ્છતા અને પૌરાણિકતા માટે સતત અભ્યાસ પર ભાર મૂક્યો તેમણે કહ્યું કે ગંગા લોકોના મન અને સંસ્કૃતિનો ભાગ બની ગઈ છે જન્મથી મૃત્યુ સુધી લોકો સાથે ખૂબ જ સબંધ ધરાવે છે રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના તમામ સમુદાયના લોકો ગંગા સાથે જોડાયેલા છે રાષ્ટ્રપતિએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશીથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી અને હવે ગંગા સ્વચ્છ થઈ રહી છે અને હજી કામ ચાલુ છે વિકાસ કરતી વખતે આધુનિકતા અને પ્રાચીન સંસ્કૃતિ વચ્ચે સમાયોજન હોવું જોઈએ

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રાજ્યસભામાં તારાંકિત સવાલના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે તેમના મંત્રાલયે પત્રકાર કલ્યાણ યોજના હેઠળ નાણાકીય સહાય માટે વિશેષ અભિયાન યલાવ્યું છે

મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ મુખ્ય સચિવો અને તમામ કર્મચારી સંગઠનોને શ્રમ અને રોજગાર મંત્રાલયે તમામ નોકરીદાતાઓને તેમના કર્મચારીઓને છુટા ના કરવા તેમનું સંકલન વધારવા કે વેતન નાઘટાડવા જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગૃહમંત્રાલયે સમયાંતરે દેશમાં કોવિડ રોગયાળાના નિયંત્રણ માટે એકીકૃત માર્ગદર્શિકા જારી કરતી વખતે છાપાં અને ઇલેક્ટ્રોનિક મીડિયાને નિર્દેશો લાગુ ના કરવાના અને લોકડાઉનના અપવાદ હેઠળ રાખ્યા હતા

તે દરમિયાન ઇંગ્લેન્ડે પ્રથમ રમતમાં સારી બેટિંગ કરી હતી પરંતુ બીજી રમતમાં ભારતે સારી રમત રમી હતી